એથી સ્ટાર્ટઅપની વેરા રાહતથી ગુજરાતને ઘણો ફાયદો થશે વિરલ રાણા ધોળાવિરા આઈકોનિક સાઈટ દેશના પાંચ અણમોલ ઉત્તખન્ન સ્થળ ઉપર પુ રાતત્વ મ્યુઝીયમ ઉભા કરવાનો પ્રસ્તાવ અંદાજપત્રમાં રજુ થયો છે

જળપ્લાવિત વિસ્તારો જેવા કે નદીસરોવરોના સંરક્ષણ અને જાળવણી અને લોકજાગૃતિ માટે આ દિવસ ઉજવાય છે દિવસો દિવસ મીઠું પાણી ઘટતું જઈ રહ્યું છેલોકો ખેતી માટે આસપાસના તળાવો અને નદીમાંથી સિંયાઈ કરવાનું શરૂ કરતા પશુ પક્ષીઓ માટે તે ખતરારૂપ સાબિત થઇ રહ્યું છે આ ઉપરાંત પ્રદુષિત પાણીનો નિકાલકપડાં ધોવા કે વાફન ધોવા જેવી રોજિંદી પ્રવૃતિઓ થકી આપણી આસપાસના જળપ્લાવિત વિસ્તારો ધીરે ધીરે નાશ પામી રહ્યા છે

જો કે ઈ

વિરલ રાણા હવામાન આંચકા વિદાય લેતી ઠંડીએ જતા જતા છેલ્લા થોડાક દિવસોથી જીલ્લામાં લધુત્તમ તાપમાનનો પારો નીયો ઉતર્થો છે